મુન્દ્રામાં માત્ર બે કલાકમાં જ પોણા ત્રણ ઈંચ જેટલું પાણી વરસ્યું હતું જેને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો માંડવી મુન્દ્રા અને અબડાસામાં વરસાદથી અંતરીયાળ વિસ્તારો નદી નાળા અને ખેતરોમાં પાણી ભરાયા હતા ખાસ કરીને અબડાસામાં આભમાંથી અનરાધાર વરસી રહેલા વરસાદ વચ્ચે લખપત તાલુકામાં વરસાદ નહીવત છે પશ્ચિમ કચ્છની તુલનાએ પૂર્વ કચ્છમાં સામાન્ય ઝરમર વરસાદ વરસ્યો છે

હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અન્રસાર આજે સવારથી જ કચ્છ જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે બંગાળના અખાતમાં ફળવા દબાણ સર્જાયું હોવાના કારણે આગામી ત્રણથી ચાર દિવસ કચ્છ સહિત ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદ પડશે તેવું હવામાન કચેરી ભુજના ડાયરેકટર રાકેશકુમારે જણાવ્યું હતું

આ આવકને પગલે ભુજનું હૃદયસમા હમીરસર તળાવ ઓગનવામાં અડધો ફૂટ બાકી છે જો આવી જ આવક સતત ચાલુ રહેશે તો મોડી રાત્રે અથવા સવાર સુધી હમીરસર ઓગની જશે તેવું ભુજના નાગરીકો જણાવી રહ્યા છે

આ પુરસ્કારમાં રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ અર્જીન એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ ધ્યાનચંદ એવોર્ડ રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન વગેરે પુરસ્કારનો સમાવેશ થાય છે પ્રાસંગિક ઉદબોધનમાં રાષ્ટ્રપતિએ રમતગમતને રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવાનો સશક્ત માધ્યમ ગણાવી પુરસ્કાર વિજેતા ખેલાડીઓને બિરદાવ્યા હતા ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ આજે રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે દેશના ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે દેશને રમતગમત ક્ષેત્રે ગૌરવ અપાવનાર અસાધારણ કામગીરી અંગે કૃતજ્ઞતા વ્યકત કરવાનો આ દિવસ છે નેહલ ઠક્કર રાષ્ટ્રીય રમતગમત દિવસ કચ્છ હોકીના પ્લેયર કર્નર ધ્યાનચંદના જન્મદિને રાષ્ટ્રીય રમતગમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે જીલ્લા મથક ભુજના રાઈડર ગ્રુપ દ્વારા આજે દોડ અને સાયકલીંગ કરીને ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે કૂટબોલ ક્લબના અબ્દુલભાઈ માલીએ જણાવ્યું હતું કે કચ્છના અનેક ફુટબોલના ખેલાડીઓ રાષ્ટ્રીય લેવલે પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે તો હેન્ડ બોલ ક્ષેત્રે કચ્છના ખેલાડીઓએ વિદેશમાં પણ નામના મેળવી છે નેહલ ઠક્કર ગુજરાતમાં પાસા સુધારો ગુજરાતની શાંત સલામત અને સુરક્ષીત રાજ્યની આગવી ઓળખને વધુ સુદ્રઢતાથી આગળ ધપાવવાની નેમ સાથે પાસા કાયદામાં મહત્વના સુધારા કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે પાસા કાયદાનો વ્યાપ વધુ વિસ્તારીને હવે સાયબર ક્રાઈમ આચરનારા નાણા ધીરદાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસુલવા સહિત શારીરિક હિંસા તેમજ ધમકી આપવી જાતીય ગુનાઓ જાતીય સતામણી જેવી અસામાજીક પ્રવૃતિને પણ આવરી લઈ આવા ગુનેગારોને કડક સજા માટે પાસા એકટમાં સુધારો કરવાનો સરકારે નિર્ધાર કર્યો છે મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું કે પ્રવર્તમાન સાયબલ ટેકનોલોજીને લગતા ગુનાહો સહિત જાતીય સતામણી જેવા ગુનાઓના વધતા પ્રમાણને કડક હાથે ડામી દેવા પાસા એકટમાં સુધારાના વટહુકમની દરખાસ્ત રાજ્ય મંત્રીમંડળની આગામી બેઠકમાં મુકવામાં આવશે